પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ અંગે મુખ્યમંત્રી વિજય

નરેન્દ્ર મોદીના યોજાનાર કાર્યક્રમ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

ડિપોઝીટરી એનએડી પર અપલોડ કરવામાં આવ્યા છે મિથુન રાશીની ઉલ્કા વર્ષાનો સુંદર નઝારો આકાશમાં ચારે તરફ આજે અને આવતીકાલે નરી આંખે જોઇ શકાશે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

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે સંસદ પરના હ્મલાને કયારેય ભુલી નહી શકીએ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

તેવી જાહેરાત કરી છે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

આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે

રિન્ય્અલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે ફાયર સેફટી ઓફિસરે દર ક મહિને આગ અને સલામતિના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સૌથી વધુ સર્ટીફિકેટ અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સીટી છે

નવીન શેઠે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઇને વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટના વેરીફિકેશનથી લઇને તમામ પ્રકારની ઓનલાઇન સેવાઓ મળી રહેશે

આ બાબતે ખગોળશાસ્ત્રી શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે આ વર્ષે કેટલાક કુદરતી અનુફ્નળ સંજોગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે ઉલ્કા વર્ષા વખતે ચન્દ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જોવા મળશે

આ બાબતે વધુ માહિતિ આપતાં શ્રી ગોર જણાવે છે કે ઉલ્કા દર્શન માટે ટેલિસ્ક્રીપ કે દુરબિન જેવા ઉપકરણોની આવશ્યકતા નથી આ ઘટના નરી આંખે જોઇ શકાશે ફક્ત શહેરી પ્રકાશથી દૂર જ્યાં વધુ અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ આ ઉલ્કા વર્ષા આકાશમાં ચારે તરફ જોવા મળશે આથી તમારા નિરિક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારૂં હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે

દર વર્ષે કચ્છના રણને માણવા આવતા પ્રવાસીઓ રણ ઉત્સવ દરમિયાન રણનો અવકાશી નઝારો માણતા જ હોય છે ત્યારે આ વખતે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા રણમાં વ્હાઈટ રણ કેમ્પેઈનના સહયોગથી ગોઠવવામાં આવી છે રાજ્યમાં વિવિધ સ્થળોએ પણ સ્થાનિક ખગોળ મંડળો દ્વારા ઉલ્કા વર્ષા નિહાળવા વ્યવસ્થા કરવામાં આવી છે